આજે સવારે ચેન્નાઈમાં આઈઆઈટી મદ્રાસ ખાતે ભારત સિંગાપુર હેકેથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ સમારંભમાં તેઓ સંબોધન કરી રહયાં હતા તેમણે કહયું કે આ વખતની હેકાથોનમાં જે ઉકેલ મેળવવામાં આવ્યા છે તેને આવતીકાલના સ્ટાર્ટઅપ માટેના મૌલિક વિચારો ગણાવી શકાય પ્રધાનમંત્રીએ આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા શ્રી મોદીએ કહયું કે ઉપસ્થિત લોકોમાંથી કોણ ધ્યાન આપી રહયું છે તે શોધી કાઢતાં કેમેરાની શોધ સંસદ જેવી ધારાસભાઓમાં ઉપયોગી નિવડશે

તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધશે સીઆરપીએફ અન્ય સલામતી દળોના જવાનોએ માતૃભૂમિ કાજે આપેલા બલિદાન અંગે આદર વ્યકત કરતાં ગૃહમંત્રીએ કહયું કે આ બલિદાનની સ્મૃતિ સાચવવા જ દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ સ્થળનું ઉદઘાટન કરાયું છે શ્રી શાહે દેશના વીરજવાનો પ્રત્યે આદર વ્યકત કરવા રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ સ્થળની મુલાકાત લેવા લોકોને અપીલ કરી છે

તેનો મુળ ઉદૈશ કોમી તોફાનો અને જાહેર જનતાને સ્પર્શતા મુદાઓ માટે હતો પણ હવે ં આરએએફ આપત્તી વ્યવસ્થાપન ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી રહયું છે આ પ્રસંગે ગૃહમંત્રીના હસ્તે શહીદ વીરોની પત્નીઓને શોર્ય ચંદ્રકો અર્પણ કરાયા હતા

આ માર્ગના નિર્માણમાં અપરગંગા નહેર ઉપર પુલ અને અંડરપાસનું બાંધકામ એક પડકાર સમા હતા

તેમણે કહયું હતું કે આ મહોત્સવ ભારતના જુદા જુદા રાજયો અને વિદેશી પર્યટકોને આકર્ષે છે અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે નવરાત્રી મહોત્સવ ગુજરાતના દ્વિવાર્ષિક મુખ્ય કાર્યક્રમ વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને જાન્યુઆરીમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાથે જોડાયેલો છે

મિશ્રાએ પ્લાસ્ટીકના ઘાતક પરીણામો અંગે લોક જાગ્રતિ કેળવવા ઉપર ભાર મૂકયો છે આજે દિલ્હીમાં આબોહવા અંગેની આંતર સરકારી પેનલ ચર્ચા અગાઉ તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહયાં હતા તેમણે કહયું કે લોકો ઉદ્યોગો અને અન્યો સાથે વાતચીત કરી એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકનો વિકલ્પ શોધવાની જરૂર છે તેમણે હાલમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકને શકય હોય ત્યાં રીસાઈકલ કરી ઉપયોગમાં લેવા ઉપર ભાર મુકયો હતો

તેમણે આ સમસ્યાનો ઉકેલ નવી કલ્પના ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરે સહિયારા પ્રયાસોમાં રહેલો હોવાનું જણાવ્યું હતું ભારતમાં અગ્રણી લેખકોના કાર્યકારી જૂથના છઠ્રા ચકાસણી અહેવાલ અંગે સાત દિવસ ચાલનારી બેઠકનો આજથી આરંભ થશે

આ બેઠકમાં ટેકનોલોજીની મદદથી આબોહવામાં થતાં પરીવર્તનને રોકવા અંગે ચર્ચા વિચારણા કરાશે

શ્રી કુમારે જણાવ્યું હતું કે દ્વિસ્તરીય પંચાયતી રાજપદ્વતિની ચૂંટણી પ્રક્રિયા આગામી પાંચમી નવેમ્બર સુધી પૂરી કરાશે

રાજય સરકારે રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર સરકારની સહાય માંગી છે સાથે ભારતીય હવાઈ દળના બે હેલિકોપ્ટરો અને પાણીનો નિકાલ કરવા માટે ભારે મશીનરીની માંગણી કરવામાં આવી છે બહુમાળી ઈમારતોને પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા હોવાથી વહીવટી તંત્રને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે તેમ છતાં રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે

આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને તેમના ઘરો વ્યાવસાયિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી પ્લાસ્ટિક દ્રર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે

સ્વચ્છતા હી સેવા અભિયાનને અનુરૂપ આ આયોજનો ઉદ્દેશ્ય જિલ્લાભરમાંથી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડવાનો છે બોગાઇગાંવના નાયબ કમિશ્નર આદિલ ખાને આ વિચાર આપના જણાવ્યું હતું કે આ પહેલ નાગરિકોને સ્વચ્છ અને લીલા બોગાઇગાંવના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરશે

ફિલ્મ શોલેમાં તેમણે ભજવેલા કાલિયાના પાત્ર સાથે અંદાજ અપના અપના કયામત સે કયામત તક સહિતની ઘણી ફિલ્મોમાં તેમણે કોમેડી રોલ ભજવ્યા હતા ટીવી સીરીયલ જવાબ સંભાલ કે માં પણ તેમણે લોકપ્રિયતા મેળવી હતી